અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિધાનસભાની આઠ બેઠકની પેટા યૂંટણીને લગતી ચર્ચા પણ થવાની ધારણા છે મગફળીની ખરીદી માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન અને કોરોનાને કાબૂમાં લેવાની રણનીતિ વિષે પણ કેબિનેટમાં વિસ્તૃત યર્ચા થઈ શકે છે

મામલતદાર કચેરી ખાતે શ્રી પરમારે ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ભાજપ પ્રદેશ ઊપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા હાજર રહ્યા હતા મોરબી માળીયા ધારાસભા બેઠકની પેટા યૂંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કોલ સેંટર ખોલીને મતદાર સંપર્ક શરૂ કરી દીધો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને વેપાર ઉદ્યોગ એસોસીએશનના હોદ્દેદારોને ખુદ શ્રી મેરજા ફોન કરી રહ્યા છે લીંબડી બેઠક માટે કિરીટસિંહ રાણાને ટિકિટ આપવાનો નિર્ણય ભાજપ મોવડી મંડળ દ્વારા થતાં તેમણે પ્રચારનું માળખું ગોઠવાનુ શરૂ કરી દીધું છે શ્રી રાણા આવતીકાલે ફોર્મ ભરવાના છે તેવું અમારા પ્રતિનિધિ જણાવે છે લીંબડી બેઠક માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારની ઘોષણા હજુ બાકી છે

આ નવરાત્રી દરમિયાન તીર્થધામ બહ્યરાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લા રહેશે

પાટણમાં નવા કલેકટર પાટણ જિલ્લા કલેકટર તરીકે હોદ્દો સાંભળ્યા બાદ સુપ્રીત સિંઘ ગુલાટી પત્રકારોને મળ્યા હતા અને કોરોના વોરિયર તરીકે મીડિયાની ભૂમિકાને ખૂબ મહત્વની ગણાવી હતી

માનવભક્ષી દીપડો છોટા ઉદેપુર જિલ્લાના ધ્રંટણવડ ગામેથી પાંજરે પુરાયેલા ત્રણ દીપડા પૈકી એક નરભક્ષી હોવાનું ખૂલ્યું છે તેમ નાયબ વન સંરક્ષક નિલેષ પંડ્યાએ જણાવ્યુ છે જેતપૂર પાવી પાસેના વેરાન વિસ્તારમાં દીપડાઓ દ્વારા માનવ મારણની ઘટના બનતા તેની આસપાસ વિહરતા દીપડાઓને જબ્બે કરી પાંજરે પુરવામાં આવ્યા બાદ તેમનું પ્રયોગ શાળામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું

સુમનદીપ વિદ્યાપીઠ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે સુમનદીપ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા જિલ્લા વિકાસ અધિકારી ને સૂચના આપી છે